ભાજપ નેતા પેમા ખાંડુનો અરૂણાચલના મૂખ્યમંત્રી પદે શપથવિધિ

રાજયપાલ ગણેશીલાલે ભુવનેશ્વરના પ્રદર્શન મેદાનમાં શપથવિધિ યોજયો હતો

તેમાં છ મંત્રીઓ અગાઉના મંત્રીમંડળમાં પણ હતા કેબીનેટ મંત્રીઓમાં રણેન્દ્ર પ્રતાપ સ્વૈત વિક્રમ કેસરી અરૂકા પ્રફુલ્લ મલિક નિરંજન પુજારી પદ્મનામ બહેરા પ્રતાપ જેણા અરૂણકુમાર સાહુ સુદામ મરાંડી વગેરેનો સમાવેશ થાય છે અંદાજે છ હજારથી વધુ આમંત્રિતોની હાજરીમાં શપથવિધિ યોજાયો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડીશાના મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે અને ઓડીશાની જનતાની આકાંશાઓ પરીપૂર્ણ કરે તેવી આશા દર્શાવી છે શ્રી મોદીએ કેન્દ્રના સંપુર્ણ સહકારની ખાતરી આપી છે

રાજયપાલ શ્રી બી ડી મિશ્રાએ તેમને હોદો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા ઈટાનગર ખાતે યોજાયેલા સમારોહમાં અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા

સોમવારે ભાજપના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં પેમા ખાંડુને બીજીવાર નેતા તરીકે સર્વાનુમતે ચુંટવામાં આવ્યા હતા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

પી શર્મા ઓલી ભુતાનના પ્રધાનમંત્રી ડોકટર લોટાય ત્શેરીંગ અને થાઈલેન્ડના પ્રતિનિધિ ગ્રીસાડા બૂનરાય પણ હાજર રહેવાના છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આવતીકાલે સાંજે શપથ લેવડાવશે

સીબીઆઈ અને ઈડી ધ્વારા તેમની સામે ચાલતા કેસ સંદર્ભમાં વિદેશ પ્રવાસ દરમિયાન દસ કરોડ રૂપિયા કોર્ટ રજીસ્ટ્રીમાં જમા કરાવ્યા હતા મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈ અને ન્યાયાધીશ અનિરૂધ્ધ બોઝની ખંડપીઠે તેમને મત વિસ્તારમાં ધ્યાન આપવા સલાહ આપી હતી

ઉપાધ્યક્ષના પદ પર બીજા એમડીપી સાંસદ ઈવા અબદુલ્લા ચુંટાયા હતા

આજે મળનારી બીજી બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની માલદીવ્સની આગામી મુલાકાત દરમિયાન સંસદમાં પ્રસ્તાવિત સંબોધન અંગે ચર્ચા થશે

વિદેશ વિભાગના પ્રવકતા મોર્ગન ઓર્ટોગસે જણાવ્યું કે વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ વિવિધ મુદે મંત્રણાઓ કરવાના છે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

વધુમાં વધુ મર્યાદા નથી તેમાં બપોરે એક થી છ વાગ્યા દરમિયાન પ્રત્યેક નાણાં વ્યવહાર પર પાંચ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે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

ગઈ સાંજે જમ્મુમાં યોજેલી ઈફતાર પાર્ટી દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહયું કે ત્રાસવાદી પ્રવૃત્તિમાં સ્થાનિક યુવાનો ઘટતા જાય છે ઘુસણખોરી અટકાવવા સરહદો પર વધુ સઘન તકેદારી રાખવામાં આવે છે ઝાકીર મુસાની હત્યાને તેમણે સૌથી મોટી સફળતા ગણાવી શ્રી સિંઘે કહયું કે ત્રાસવાદની નવી વિચારધારાનો તે સાથે અંત આવ્યો છે તેની સાથે સંકળાયેલા ત્રાસવાદીઓનો પણ સલામતિ દળોએ નાશ કર્યો છે

કતારની મુલાકાતે ગયેલા ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ઈરાન સાઉદી અરેબિયા અને યુએઈ સહિત બધા અખાતી દેશો સાથે ચર્ચા કરવા તૈયાર છે કતારની મુલાકાત દરમ્યાન તેમણે કતારના વિદેશ મંત્રીની મુલાકાત લીધી હતી

રાષ્ટ્રસંઘ મહામંત્રી એન્ટોનિયો ગટર્રસે આ પ્રસંગે તેમની સેવાઓ બિરદાવી અને તેને વિશ્વભરમાં સંઘર્ષ અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો લોકોની આશા સમાન ગણાવ્યા છે

સિંહાએ ગઈકાલે જમ્મુના રામબન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં ત્રણસો કીલોમીટર લાંબા ચાર લેનના જમ્મુે શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં પ્રગતિની સમીક્ષા કરી હતી તેમણે ઉધમપુર થી ચેન્નાઈ નાશરી થી રામબન અને રામબનથી બનીહાલ સુધીના જમ્મુ રીંગ રોડ અને બાયપાસ રોડને ચાર લેનમાં બદલવા થઈ રહેલા કાર્યની તબકકાવાર પ્રગતિની સમીક્ષા કરી હતી